પ્રાદેશિક સમાચાર જયેશ વેગડા વાંચે છે

તેમણે ઉમેર્યું કે નવી માર્ગદર્શિકા બનાવતી વખતે ગરીબો અને રોજીંદા કામદારોનું વિશેષ ધ્યાન રખાઇ રહ્યું છે પ્રધાનમંત્રીએ કહ્યું કે લોકોને અનેક મુશ્કેલીઓ હોવા છતાં દેશ કોરોના સામેની લડાઇમાં મજબૂતાઇથી આગળ વધી રહ્યો છે અને દેશના લોકો શીસ્તબદ્ધ સૈનિકની જેમ પોતાની ફરજો નીભાવી રહ્યા છે તેમણે કહ્યું કે દેશના લોકોની આ સામૂહીક શક્તિ ડો આંબેડકરની જન્મજયંતિ નિમિત્તે તેમને આપેલી સાચી શ્રદ્ધાંજલિ છે

પ્રવર્તમાન કોરોના વાયરસને પગલે જાહેર થયેલા લૉકડાઉનની સ્થિતીમાં રાજ્યભરના માર્કેટયાર્ડ ખેતીવાડી બજા ઉત્પન્ન સમિતિઓ બંધ હતી તે હવે સ્થાનિક પરિસ્થિતી અને સુદ્રઢ આયોજન અનુસાર ફરી શરૂ કરી દેવાના દિશાનિર્દેશો તેમણે આપ્યા છે આ માર્કેટયાર્ડ બજાર સમિતિઓના સંચાલન અને કામકાજમાં સોશિયલ ડિસ્ટન્સીંગ જળવાય અને કોરોના વાયરસનું સંક્રમણ ન થાય તેની ખાસ તકેદારી રાખવાની પણ સુચનાઓ આપવામાં આવી છે આ હેતુસર જિલ્લા કક્ષાએ જિલ્લા રજિસ્ટ્રારની અધ્યક્ષતામાં પાંચ સભ્યોની સમિતીની રચના કરવામાં આવી છે મુખ્યમંત્રીના સચિવ શ્રી અશ્વિનીકુમારે આ અંગે પત્રકારો સાથેની વાતચીતમાં જણાવ્યું છે કે લૉ કડાઉનના સમયગાળામાં રવિ સિઝન બાદ ખેડૂતોને પડી રહેલા ખેત ઉત્પાદનોના કારણે આર્થિક સંકડામણ ભોગવવી પડતી હતી તેમણે વધુમાં જણાવ્યું છે કે જિલ્લાકક્ષાની સમિતિ માર્કેટ શરૂ કરવાના તમામ આયોજનની ખાતરી કર્યા બાદ તારીખ નક્કી કરીને માર્કેટયાર્ડ યાલુ કરાવશે

મુખ્યમંત્રી વિજય રૂપાણીએ ડો આંબેડકરની પ્રતિમાને પુષ્પો અર્પણ કરી અંજલિ આપી હતી

ગુજરાત ભાજપ પ્રદેશ સંગઠન મહામંત્રીશ્રી ભીખુભાઇ દલસાણિયાએ બાબાસાહેબના ફોટાને પુષ્પ અર્પણ કરી ભાવવંદન કરી હતી

કાર્યકરતાઓ દ્વારા ગરીબોને અનાજ તથા માસ્કનું વિતરણ અને સામાજીક અંતર જાળવી રક્તદાન શીબીરનું આયોજન કરાયું છે અમદાવાદમાં આંબેડકર જયંતિ નિમિત્તે પ્રતિવર્ષ યોજાતી સામૂહીક નગરયાત્રા લોકડાઉનના કારણે મોફ્રફ રખાઇ છે સામૂહીક નગરયાત્રા સમિતિના સભ્યોએ રાત્રે પોતાના ઘરે દિપ પ્રગટાવી અને બંધારણના આમુખનું વાંચન કરી બાબાસાહેબને અંજલિ અર્પણ કરશે મોરબી ખાતે ગાંધીચોકમાં બાબા સાહેબની પ્રતિમાને પુષ્મમાળા યઢાવી અંજલિ અપાઇ હતી ડોક્ટર બાબાસાહેબ આંબેડકરની જન્મ જયંતિ નિમિત્ત બાબાસાહેબ આંબેડકર ઓપન યુનિવર્સિટી દ્વારા આજે નેશનલ વેબનારનું આયોજન કરવામાં આવ્યું હતું

જાહેર સ્થળી પર દરેક વ્યક્તિએ મોં અને નાકને રૂમાલથી કે અન્ય કપડાંથી ઢાંકવાના રહેશે

દંડ નહીં ભરનાર સામે કાયદેસર કાર્યવાહી હાથ ધરાશે

કચ્છ જિલ્લા માં અવિરત વીજ પુરવઠો જાળવી રાખવા માટે પશ્ચિમ ગુજરાત વીજ કંપની ના ઇજનેર રાતદિવસ મહેનત કરી રહ્યા છે લોક ડાઉન ને લીધે સ્ટાફ અને મજૂર ની અછત ના પડે તેનું આયોજન કરાયું છે વરિષ્ઠ અધિકારી એ એસ

ગરીબ અને જરૂરિયાતમંદ પરિવારોને કોઈ જાતની મુશ્કેલીના પડે તેના માટે તંત્રે તમામ તૈયારીઓ કરી આવા પરિવાર સુધી રાશન કીટ પહોંચાડી રહી છે આ ઉપરાંત જામનગર શહેરમાં ધંધો રોજગાર માટે આવતા પરપ્રાંતીય મજૂરો અને ટ્રક ડ્રાઈવરોને પણ કીટ વિતરણ કરવામાં આવી છે ત્યારે લાભાર્થીઓ પણ તંત્રનો આભાર માને છે